પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં કહયું કે દેશની કોરોના સામેની લડાઇની જેમ જ દેશનો રસીકરણ કાર્યક્રમ પણ વિશ્વમાં ઉદાહરણ રૂપ બની રહ્યો છે

કરવામાં આવશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને કહયું છે કે ભારત કોરોના માટે

કરવાની મંજુરી આપી છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દિલ્હીમાં આવતીકાલે આદિ મહોત્સવ તરીકે જાણીતા રાષ્ટ્રીય આદિજાતી મહોત્સવનો પ્રારંભ કરાવશે

શ્રી મોદીએ આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં આ આહ્વાહન કર્યું છે તેમણે કહ્યું કે દેશની કોરોના સામેની લડાઇની જેમ જ દેશનો રસીકરણ કાર્યક્રમ પણ વિશ્વમાં ઉદાહરણ રૂપ બની રહ્યો છે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

જે દેશમાં પ્રસરી રહેલી નવકલ્પના ભાવના પ્રદર્શિત કરે છે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

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ અંદાજપત્ર રજુ કરશે સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમુર્તિ સુબ્રમણ્થમે એક ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આગામી નાણાંકીય વૃષ જાહેર ખાનગીકરણ માટે બહ્ અગત્યનું હશે તેમણે ઉમેર્ચુ હતું કે આવતીકાલે રજુ થનારા અંદાજપત્રમાં લોકોની ખરીદશકિત અને માંગ વધારવાના ઉપાયો પર ખાસ ધ્યાન આપવાની શકયતા છે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

વેકૈયા નાયડુએ આજે બધા જ પક્ષોના નેતાઓ સાથે બેઠક થોજી હતી રાજયસભાની કાર્યવાહીના સૂચારૂ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે વિવિધ રાજકીય પક્ષોનું સમર્થન મેળવવા માટે આ બેઠક બોલાવાઇ હતી શ્રી વેકૈયા નાયડુએ વિવિધ દળોના નેતાઓને આ માટે અપીલ કરી ઉપસ્થિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ સંપુર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું હતું હર્ષવર્ધન કોવિડ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને કહ્યું છે કે ભારત કોરોના વાયરસ સંક્રમણ માટે વિકસાવાયેલી રસીઓના સૌથી મોટા વૈશ્વિક પુરવઠાકારોમાંથી એક છે

ડોકટર હર્ષવર્ધને કહયું કે અન્ય દેશોની સરખામણીમાં આપણી સ્થિતિ વધુ સારી છે અને સરકાર રોગયાળા સામે લડવા માટે સક્ષમ છે ભારતીય મુળના બ્રીટીશ એસોસીએશન ઓફ ફિઝીશિયનને સંબોધિત કરતા તેમણે કહયું કે ભારત ટુંક સમયમાં જ ફ્રન્ટ લાઇન વર્કસનું રસીકરણ શરૂ કરશે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

તેઓ દેશને એક રાજકીય કે ભૌગોલીક એકમથી આગળ એક જાગૃત ભારત બનાવવા માંગતા હતા

રામકૃષ્ણ મિશનની આ પત્રિકા સ્વામી વિવેકાનંદે શરૂ કરી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામીજીએ પત્રિકાનું નામ પ્રબુધ્ધ ભારત એટલે રાખ્યું હતું કારણ કે તે દેશની આત્માને અભિવ્યકત કરી શકે પ્રધાનમંત્રીએ ભારતની યુવાશકિત પર અસીમ વિશ્વાસ રાખવાની સ્વામી વિવેકાનંદની વિચારસરણી પર પ્રસન્નતા વ્યકત કરતા કહયું કે તે દેશના ઉધ્ધમીઓ રમતવીરો ટેકનીકલ વિશેષજ્ઞો વૈજ્ઞાનીકો અને નવીન શોધકર્તાઓમાં પ્રતિબિંબિત થાય છે તેમણે યુવાનોને સ્વામીજીના વેદાંતના વ્યાવહારિક દર્શનનું અનુકરણ કરવા આહવાન કર્યુ જેમાં તેમણે અસફળતાઓને સફળતામાં બદલવા અને તેનાથી શીખવા કહયું છે શ્રી મોદીએ કહયું કે લોકો નિડર અને આત્મવિશ્વાસી હોય તે જરૂરી છે તેમણે યુવાનોને કહ્યું કે તેઓ સ્વામીજીના બતાવેલા માર્ગે યાલીને દેશ દુનિયા માટે કંઇક મોટુ કાર્ય કરે

કેન્દ્રિય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આવેલા સિનેમાગૃહોને શરૂ કરવાની મંજૂરી અપાશે નહીંએવી જ રીતે રાજ્યોતથા કેન્દ્રશાસિત પ્રદેશો કોવીડની પોતાની સ્થાનિક વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સિનેમાગૃહોને મંજુરી આપી શકશે તેમણે કહ્યું કેબધા જ સિનેમાગૃહોને ટીકીટ વેયાણની કામગીરી ઓનલાઇન પદ્ધતિથી કરવા પ્રોત્સાહન અપાશે એવી જ રીતે ફિલ્મના બે શો વચ્ચે પૂરતા પ્રમાણમાં સમયગાળો રાખવાનો રહેશે જેથી સામાજીક અંતર જાળવવાની કામગીરી સરળ બનશે તથા સિનેમાગૃહોને સેનેટાઇઝ કરવાની કામગીરી માટે પૂરતો સમય મળી શકશે સિનેમાગૃહોમાં બે વ્યક્તિઓ વચ્ચે યોગ્ય અંતર જાળવવુ માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરવું પડશે આદિ મહોત્સવ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દિલ્હીમાં આવતીકાલે આદિ મહોત્સવ તરીકે જાણીતા રાષ્ટ્રીય આદિજાતી મહોત્સવનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી ઉચ્યક સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરીવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે બે લાખ રૂપિયાની ઉચ્યક સહાય આપવાની મંજુરી આપી છે

ગઇકાલે ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદ આગરા ધોરીમાર્ગ પર ધુમ્મસને કારણે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અને આશરે બાર લોકો ઇજાગ્રસ્ત થયા છે

ભારતીય તટરક્ષક દળે પોતાના અથાક પ્રયાસો દ્વારા પોતાને એક વિશ્વસનીય દળ તરીકે સ્થાપિત કર્યુ છે સ્થાપના દિવસની પુર્વ સંધ્યાએ પોતાના સંદેશમાં ભારતીય તટરક્ષક દળના મહાનિયામક કે નટરાજને સુરક્ષિત અને સ્વચ્છ સમુદ્ર સુનિશ્ચિત કરવાની દિશામાં તટરક્ષક દળની પ્રતિબધ્ધતાની ખાતરી આપી હતી